આમ સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રીશ્રીએ એવો અભિગમ અપનાવ્યો છે કે સરકારી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સંચાલિત હોસ્પિટલ કે દવાખાનાની જરૂરિયાતોને ધ્યાનમાં લઇને ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ફાળવવાની થતી રકમ માટે કોઇ પણ રકમની મર્યાદા લાગુ પડશે નહીં

તેમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર હાઈ ફ્લો ઓક્સિજન થેરાપી ડિવાઇસ બાઇ પેપ મશીન મલ્ટી પેરા મોનિટર સિરિંજ ઇન્ફ્યુઝન પમ્પ લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક અને પ્રેશર સ્વિંગ એબ્ઝોર્પશન ઓક્સિજન જનરેશન યુનિટનો સમાવેશ થાય છે

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે

આશિષ રાઠોડ તથા ટીમ દ્વારા સરકારશ્રીના નિયમ અને માર્ગદર્શન મુજબ મેથોડીસ્ટ ચર્ચની બાજુમાં આવેલા જુનિયર ચર્ચને હોમ આઇસોલેશન બનાવવામાં આવ્યું છે જેમાં કોઈ પણ જાત ના ભેદભાવ વિના ઘણા દર્દીઓ હોમ કોરોનટાઈન થઈ રહ્યા છે આ જુનિયર ચર્ચમાં બેડ સાથે તમામ સુવિધાઓ તેમજ આરોગ્ય કરમી પણ ઉપલબ્ધ છે આ ઉપરાંત આઈસોલેશનમા આવેલા દર્દી માટે રહેવા જમવા સાથેની વ્યવસ્થા તદ્દન ફ્રી ઉપલબ્ધ કરાઈ છે જો કોઈ દર્દીને ઓક્સિજનનો પ્રશ્ન ઉદભવે તો તુરત જ નજીકની મિશન હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવશે

જેમને સંપૂર્ણ સોસિયલ ડીસટનસના પાલન સાથે રજીસ્ટ્રેશન થયા બાદ રસી આપવામાં આવી હતી